પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે નવી શિક્ષણ નિતિ વિદ્યાર્થીઓના સશકિતકરણ સાથે નવા ભારતનો પાયો નાંખશે

કેન્દ્ર સરકારે ફેરીયાઓ માટેની પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના માટે લેટર ઓફ રકમેન્ડેશન મોડયુલની જાહેરાત કરી છે ગુજરાતની નવી ઉધોગ નીતિની ગઇકાલે જાહેરાત કરાઇ છે

આજથી શરૂ થનાર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં વિશ્વના સૌથી મોટા પરિવર્તન અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા રજૂ કરશે આ કેન્દ્ર ડિજિટલ અને જાહેર પ્રચારથી સ્વચ્છતા અને સંબંઘિત પાસાઓ પર માહિતી જાગૃતિ અને શિક્ષણ પ્રદાન કરશે

શહેરી બાબતોના વિભાગના સચિવ દૂર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું છે કે જે કેરીયાઓ પાસે ઓળખપત્ર નથી તેમજ વેયાણ માટેનું પ્રમાણપત્ર નથી અને જેમનું નામ આ યોજનાના લાભાર્થીઓની સૂચિમાં નથી તેમના હિતમાં લેટર ઓફ રેકમેન્ડેશન મોડયુલની જાહેરાત કરાઇ છે આ ડીજીટલ પધ્ધતિ અમલમાં આવતા પાત્રતા ધરાવતા ફેરીયાઓ સ્થાનિક સ્વરાજ સંસ્થા પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન મેળવીને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજનાનો લાભ મેળવી શકશે

ઇન્ડિયન હોકી ભારતીય હોકી ટીમના સુકાની મનપ્રીતસિંહ ડિફેન્ડર સુરેન્દર કુમાર જસકરણ સિંહ અને વરૂણકુમારનો કોવીડનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે ઉલ્લેખનીય છે કે કોવીડના લીધે ઘણા સમય સુધી રમતથી દુર રહેલા હોકીના ખેલાડીઓ માટે બેંગલુરુમાં રાષ્ટ્રીય શિબીરનું આયોજન કરાયું છે ભારતીય રમત ગમત સત્તામંડળના બેંગલુરુ ખાતેના સંકુલમાં થોજાઇ રહેલાઆ રાષ્ટ્રીય શિબીર માટે આવેલા તમામ ખેલાડીઓ હાલ કવોરન્ટાઇન હેઠળ છે અને તેમના કોવીડના ટેસ્ટના પરીણામોની રાહ જોવાય છે

કોવીડ રસી ભારતની સિરમ ઇન્ડિયા સંસ્થાએ ભારત તથા ઓછી આવક ધરાવતા દેશોને વાજબી દરે કોવીડની રસી ઉપલબ્ધ કરાવવા ગાવી તથા બીલ અને મીલીન્ડા ગેટસ ફાઉન્ડેશન સાથે મળીને રસી ઉપલબ્ધ કરવાનો નિર્ણય લીધો છે

આ નિર્ણય મુજબ કોવીડની રસી વિકસાવવા બીલ અને મીલીન્ડા ગેટસ ફાઉન્ડેશન આંતરરાષ્ટ્રીય રસી જુથ ગાવીના માધ્યમથી સિરમ ઇન્જિયાને ભારતને ભંડોળ આપશે